રાષ્ટ્રીય જળજીવન મિશનની રાષ્ટ્રીય સ્તરની બેઠક આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે

અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખની યૂંટણી આવતીકાલે યોજાશે

મુખ્ય ચૂંટણી અધિકારી એચ

આવતીકાલે ચૂંટણી મુક્તરીતે યોજી શકાય તે માટે સલામતીદળોના જવાનોને ગોઠવવામાં આવ્યા છે

રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ

મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે આઠે આઠ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા છે

એવી જ રીતે ઉત્તરપ્રદેશ વિધાનસભાની સાત બેઠકોની આવતીકાલે યોજાનારી પેટા ચૂંટણી માટેનો જાહેર પ્રચાર ગઈકાલે પૂરો થયો

કર્ણાટક વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી પણ આવતીકાલે યોજાશે

જળજીવન મીશન રાષ્ટ્રીય જળજીવન મિશનની રાષ્ટ્રીય સ્તરની બેઠક કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના અધ્યક્ષપદે આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે શ્રી ગજેન્દ્રસિંહ આ બેઠકમાં રાષ્ટ્રીય જળમીશનના અસરકારક અને ઝડપથી અમલીકરણ બાબતે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના આયોજન અને અમલીકરણ વિભાગના મંત્રીઓ સાથે વાતચીત કરશે

વધુ સમાચાર

વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના હરીફ જો બિડેન મતદારોને રીઝવવા અમેરીકાના વિવિધ વિસ્તારોમાં ફરીને સંપર્ક કરી રહ્યા છે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કેરોલિના જોર્જિયા ફ્લોરીડા રાજ્યોની મુલાકાતે જતા પહેલા મિશિગનમાં રેલી યોજશે તો શ્રી બિડેને ફિલાડેલ્ફીયામાં આજે ચૂંટણી રેલી યોજી હતી આ રેલીમાં તેમણે કોવિડ રોગયાળાને નિયંત્રણમાં લેવા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કરેલી કામગીરીની ટીકા કરી હતી

આસામમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ બી

યક્રવર્તીએ જણાવ્યું હતું કે વાલીઓની સંમતિ લીધા બાદ કોવિડને રોકવાના નિયમોનું પાલન કરીને શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે જો કે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હૉસ્ટેલ સુવિધા બંધ રખાશે

હિમાચલમાં પણ વાલીઓની સંમતિ લીધા બાદ કોવિડને રોકવાના નિયમોનું પાલન કરીને શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે

ભારત પાકિસ્તાન પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ગેર કાયદેસર અને બળ પ્રયોગથી મેળવેલા ભારતીય પ્રદેશ અંગે કોઈપણ પ્રકારના ફેરફારને ભારતે મક્કમતાથી ફગાવી દીધો છે

ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગઈકાલે ગિલગિટમાં સંબંધીત પ્રદેશને પ્રાંતિય દરજ્જો આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો